પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ે ઊંચી ઈમારત અને લોકોની મોટા પાયે અવરજવર રહેતી હોય તેવા સ્થળો માટે ફાયર સેફ્ટી એન

સી દર છ મહિને રીન્યુ કરવું ફરજિયાત બન્યું

મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના સભા બાદ તેમના એક ભાષણમાં ગ્રામીણ વિકાસ અંગે ચર્ચા કરી હતી

માતા યશોદા એવોર્ડ માટે પસંદ થયેલી શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી દ્વારા અને જિલ્લામાં મંત્રીઓ દ્વારા એવોર્ડ અર્પણ કરાશે

પોસ્ટ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ ટપાલ કવરનું અનાવરણ પણ શ્રી રૂપાણી કરવાના છે

મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું છે

લોકોના જાનમાલને આગથી રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક કબજેદારો ફેકટરી ધારકોએ એન

મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર થવાની હોવાથી સીવીલ મિકેનીકલ ઇલેક્ટ્રીકલ ફાયરઅને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના યુવા ઈજનેરોને સ્વરોજગારીની નવી તક મળતી થશે અંદાજે પાંચ લાખથી વધુ ઈમારતો માટે એન

મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું થશે

શ્રી રૂપાણીએ ખુલ્લી મૂકેલી મોબાઈલ ટુ સ્પોર્ટ્સ સેવા અન્વયે યુવા શક્તિને ઘેર બેઠા રમતગમતની તજજ્ઞ તાલીમ મળે તેવો બંદોબસ્ત કરાયો છે તો રમતવીરોને સરકારી સેવાઓ સહિતની નોકરીઓ માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રનો દરેક જિલ્લામાં પ્રારંભ થયો હોવાનું તેમણે જણાવ્યુ હતું

ધારી બેઠક પેટા ચૂંટણી વિધાનસભાની ધારી બેઠક માટેની પેટાયૂંટણી અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું છે આ જાહેરનામામાં જણાવેલ છે કે તા

આણંદ ખાતે આવેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પશુમિત્ર નામનું કોલ સેંટર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે આ બોર્ડના ચેરમેન દિલિપ રથએ જણાવ્યુ છે કે ખેડૂત પરિવારોને પોતાના પશુની ઉત્પાદકતા વધારવા માટે આ કોલ સેંટર ખૂબ ઉપયોગી સાબિત થશે

અલબત રજાના દિવસોમાં ખેડૂત પોતાનો ફોન કોલ રેકોર્ડ કરવી શકશે

કોવિડ વિજય રથ રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના અંગે જાગૃતતા અભિયાન યાલી રહ્યુ છે આ વિજય રથ બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લા બાદ આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર રાજેશ પટેલે વિજય રથનું સ્વાગત કર્યું હતું આ વિજય રથ હિંમતનગરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના જાગૃતિ અભિયાન ચલાવશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે

મૂક બધિર દર્દી સાથે સાઇન ભાષામાં વાતો કરી હિંમત આપી સ્વસ્થ કરવામાં મહત્વનું યોગદાન આપનાર મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો મીતી દેસાઇ અને રેસિડન્ટ ડો